પ્રથમ તબક્કાની બેઠકમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રીઓ સાથે વાતયીત કરી હતી

આ સંજોગોમાં મુખ્યમંત્રીઓ સાથે કોરોનાને ટક્કર આ વાની રણનીતિ લોકડાઉનમાં છૂટછાટ આ વા અને આર્થિક ગતિવિધિને વેગ આપ વા વિશે સુચન માંગશે એવું અનુમાન છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હેલાં જ લોકડાઉનમાં રાહતની માંગણી કરી ચૂક્યા છે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ગઇકાલે રાજ્યોના મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવ સાથે વાત કરી હતી ગૌબાએ કહ્યું કે રાજ્ય સરકારોએ હવે આર્થિક ગતિવિધિઓ યાલુ કરવા વિશે વિયારવું જોઈએ સરકાર મજૂરો માટે શ્રમિક સોશિયલ દ્રેન યલાવી રહી છે

ભારતીય રેલ્વે વિવિધ રાજ્યના શ્રમિકોને સોતોના વતન સરત લઇ જવા દરરોજ ત્રણસો શ્રમિકદ્રેનો ચલાવાશે ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે આ સેવાઓ અન્વયે અમદાવાદ સાબરમતી સ્ટેશનથી દિલ્ફી જવા માટેની પ્રથમ દ્રેન આવતીકાલે રવાના થશે રાજ્યના સોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ જ્હા એ આ દ્રેન સેવાના યાત્રીકો અંગે સ્ ષ્ટ ણે જણાવ્યું છે કે માત્ર કન્ફર્મ ઇ ટિકીટ ધરાવનારા યાત્રીકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે એટલું જ નહિ આવા યાત્રીકો તથા તેમને સ્ટેશન સુધી મૂકવા આવનારા વાહનચાલકની અવર જવર માટે કન્ફર્મ ઇ ટિકીટને માન્ય રાખવામાં આવશે તેમણે જણાવ્યું કે આ હેતુસર અન્ય કોઇ આધાર દસ્તાવેજોની જરૂરિયાત રહેશે નહિ

આજે સ્થિતિની સમીક્ષા માટેની બેઠકમાં આ નીર્ણય લેવાયો છે

રાજકોટ ખાતે મેક ઈન ઇન્ડિયા મશીન તૌયાર કરવામાં આવતા હાલના કોરોના વાયરસના સંક્રમણ સામે સુરક્ષા કવય એવી લી

ઈ કીટ સીલિંગ માટે સ્વદેશી મશીનનું નિર્માણ ટ્રંકા ગાળામાં તૈયાર કરવામાં આવ્યું છે

બાઇટ દીલી સંઘાણી શિવાનંદ ઝા રાજ્ય ોલીસવડા શિવાનંદ જહાએ જણાવ્યું છે કે મોટા શહેરોમાંથી ગામડામાં જતા લોકો ૈ ર ખાસ નજર રાખવામાં આવી રહી છે શ્રમિકોને ખાસ સાવયેતી રાખવાની જરૂર છે

તારી વિદેશી દારૂનો ોલીસની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા સોનગઢ આરટીઓ ચેક ોસ્ટ ર ચેકીંગ કરતા મહારાષ્ટ્રના નંદુરબારથી સુરત તરફ જતી એક ખાનગી ઊકઅપ્ વાનમાંથી વિદેશી દારૂ જપ્ત કર્યો ચ્હે